પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જૈન આચાર્ય શ્રી વિજય વલ્લભ સુરિશ્વરજી મહારાજની શાંતીની પ્રતિમાનું આજે વીડિયો માધ્યમથી અનાવરણ કરશે બિહારમાં શ્રી નિતીશકુમાર આજે સાતમી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે ગઈકાલે ઉચ્યસ્તરીય બેઠકમાં દિલ્હીમાં કોવિડની સ્થિતિની સમીક્ષા કરી હતી

ડાંગરની ખરીદી કરાઈ દેશભરમાં આજે ધાર્મિક આસ્થા અને ઉલ્લાસ સાથે પરંપરાગત રીતે ભાઈબીજની થઈ રહેલી ઉજવણી

તેને રાજસ્થાનના પાલી જીલ્લામાં જેતપુર સ્થિત વિજય વલ્લભ સાધના કેન્દ્રમાં સ્થાપિત કરવામાં આવી રહી છે

તેમણે શિક્ષણના પ્રચાર તથા સામાજીક બદીઓને દૂર કરવા અનેક પ્રવાસો કર્યા પ્રેરણાદાયી સાહિત્યનું સર્જન કર્યું તથા સ્વતંત્રતા તથા સ્વદેશી આંદોલનને ખુબ જ સમર્થન આપ્યું હતું

તેમના સન્માનમાં બનાવાયેલી આ શાંતિ પ્રતિમાને સ્ટેય્યુ ઓફ પીસનું નામ અપાયું છે

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નાગરીકોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે જોકે આ વર્ષ કોરોનાના પગલે દિવાળી અને નૂતન વર્ષની ઉજવણીમાં લોકો સાવધાની રાખી રહ્યા છે દર વર્ષે એકબીજાના ઘરે જઈ શુભકામનાઓ પાઠવતા લોકો આ વર્ષે મોબાઈલ ફોન માધ્યમથી શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે લોકો ઘરમાં જ રહી દીવા પ્રગટાવી રંગોળીઓ બનાવી ઉજવણી કરી રહ્યા છે લોકો રંગોળીમાં કોવિડ અંગે સાવચેત રહેવાના સંદેશ પણ પાઠવી રહ્યા છે ઉલ્લેખનિય છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોનાના પગલે આ વર્ષે નૂતન વર્ષાભિનંતન મિલન સમારંભ મોકુફ રાખવાનો નિર્ણય કર્યો છે